ગાંધીનગર જિલ્લા પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ મયૂર ચાવડાએ પત્રકારોને આ માહિતી આપી હતી આ પ્રકરણમાં એક આરોપીની ધરપકડની કામગીરી હાથ ધરાઈ છે આ સમગ્ર કૌભાંડમાં વાયરલેસ પીએસઆઈ પી

પટેલ અરવલ્લી જિલ્લાના મનહર પટેલ ગાંધીનગરની ગર્લ્સ હોસ્ટેલની રૂપલ શર્મા બનાસકાંઠાના ઈડરણા ગામના મુકેશ ચોધરીની ધરપકડ કરવામાં આવી છે

અને ક્રમાનુસાર વધુને વધુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાશે

અબડાસા તાલુકાની મધ્યમ સિંચાઈ યોજનાનો બંધ ગયા વર્ષે છલકાયા પછી ચાલુ વર્ષે વરસાદન થવાના કારણે ડેમમાં નવા પાણીની આવક થઈ ન હતી જેને પગલે નલિયા રામપર ત્રંબો હરિપર વડસર છસરા સહિતના ગામોમાં જળસંકટ સર્જાયાની પરિસ્થિતિ વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંગ કરાઈ છે

જે આગામી રપમી સુધી ચાલશે તાલુકાના કોઠારા વાંકુ વાડાપધ્ધર વરાડિયા ધનાવાડા નુંધાતડ હજાપર પ્રજાઉ ભાંચુડા રવા ગઢવાળા સહિતના ગામોની સીમતળની જમીનના ઘઉંનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે અત્રે જણાવીએ કે અબડાસાની પીયત જમીન કપાસ અને ઘઉંના ફાલ માટે જાણીતી છે હાલમાં કપાસમાં સુકારો અને વિપરીત સંજોગો વચ્ચે પણ ફાલ સારો ઉતર્યો હતો તો ભાવ પણ ચાલુ વર્ષે સારા મળ્યા હતા

રાજ્યપાલ શ્રી ઓ

કોહલીએ નૌસેના દિવસ નિમિત્તે સેનાના અધિકારીઓ સૈનિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે

રાષ્ટ્રની સમુક્રી સીમાના સંરક્ષણ માટે અઘતન ટેકનોલોજીના સાથે કદમ મીલાવનાર માત્રભૂમિની સેવામાં સમર્પિત આપના નોસેનાનું શોર્ય રાષ્ટ્રપ્રેમ કર્તવ્યનિષ્ટા અને સમર્પણ આપણા સૌનું ગૌરવ છે

સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ જોહર કરાયા છે